વડોદરા ખાતેના આત્મીય પોઝિટિવ કેર પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

રાજ્ય સરકારના સધન પગલાં તેમજ કોરોના વોરિયર્સની મહેનત અને લોકોના સહકાર જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં મક્કમતાથી બહાર આવી રહ્યું છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો રસીકરણ રાજ્યમાં કોવિડ રસી મેળવનાર લોકોનો આંક એક કરોડને વટાવી ગયો છે

આમ સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે

બારડોલી કોરોના મારૂં ગામ કોરોનામુક્ત ગામ અભિયાનની કામગીરીની સમીક્ષા બેઠક બારડોલીમાં યોજાઈ ગઈ

આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લાના સંગઠન પદાધિકારીઓ સહકારી અગ્રણીઓ અને વહીવટીતંત્ર આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા શ્રી કાનાણીએ જણાવ્યું કે કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે

કેન્દ્રો ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યટકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરના અધ્ય ક્ષસ્થારને મારું ગામ કોરોના મુક્તર ગામ અભિયાન અંતર્ગત બેઠક મળી હતી

હતુ કે સામુહિક આરોગ્યા કેન્દ્રો ખાતે કોરોના સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવે તો સિવિલ ઉપરનું ભારણ ઓછું કરી શકાશે

જન બેડ સાથેના કોવિડ સેન્ટાર શરૂ કરવા માટે સત્વિરે કવાયત હાથ ધરવા જણાવ્યુંપ હતું કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લા મથકે આવેલ ગાંધી હોસ્પિટલ સાયલા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને કોવિડ કેર સેન્ટર તેમજ ચોટીલા સ્થિત કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને કોવિડ કેર યુનિટમાં ઓક્સીજન દવાઓ બેડની ક્ષમતા અને ડોકટર્સ નર્સ જેવી સુવિધાઓ બાબતે ચર્ચા કરી હતી તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અંગે કાર્યો હાથ ધરવા જણાવ્યુ હતું આ મુલાકાત દરમિયાન મંત્રીએ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સમયસર ભોજન સહિતની સુવિધાઓની ચકાસણી કરી હતી

એનડીડીબી દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમારંભમાં હસ્તાક્ષર કર્યા હતા એનડીડીબીના ચેરમેન વર્ષા જોશીએ જણાવ્યું કે ડેરી સહકારી મંડળીઓ માટે નવીન બિઝનેસ મૉડલ્સ રચવા અને વિકસાવવામાં એનડીડીબી અને ઇઇએસએલ ભેગા મળીને કામ કરશે ઇઇએસએલના વાઇસ ચેરેમન સૌરભકુમારે સૂચવ્યું કે ડેરી સહકારી મંડળીઓનું એક સક્ષમ નેટવર્ક ઊર્જા કાર્યક્ષમ ઉપાયો અપનાવીને સંચાલનના ખર્ચને ઘટાડી શકે છે એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીનેશ શાહે જણાવ્યું કે બિન પરંપરાગત રીતે ઊર્જા પેદા કરવાના મોડલને અપનાવવા મારફતે પરાળ કચરાં તથા જૈવિક કચરાંનો પર્યાવરણને અનુક્રળ કાર્યક્ષમ અને વ્યવહારુ રીતે નિકાલ કરવા માટે વિવિધ એજન્સીઓની વચ્ચે સહયોગ સાધવામાં સહાયરૂપ થશે

આમ દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર અંદાજે દોઢ રૂપિયાનો વધુ ભાવ મળશે કોરોનાકાળમાં અમૂલ ડેરી દ્વારા દ્રધ ઉત્પાદકોને પ્રાઇસ બૂસ્ટર આપવામાં આવ્યું છે પશુઓની દૂધ ઉત્પાદકતામાં વધારો થાય તે માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે પશુદાણમાં મિનરલ મિક્ષ્યર આપવા સાથે પશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે અમૂલ ડેરી દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષમાં શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અને સેવાઓના પગલે દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે સફળ સર્જરી સિવિલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલી બાળકી પર જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અઢી કિલોનું વજન ધરાવતી આ શ્રમિક પરિવારની બાળકી ઉપર ટ્રેકિઓ ઇસોફૅગલ ફિસ્યુલા ની સફળ સર્જરી થઈ બાળરોગ નિષ્ણાત ડો અંકિત ચૌહાણે આ જટિલ સર્જરી અંગે આ મુજબ જણાવ્યું હતું

ની ટીમને જાણ કરતા જ નાર્કો કીટ સાથે છોડવાની તપાસ કરતા તે નશીલો પદાર્થ ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતું

હવા માન દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી અને સૌરા ષ્ટ્રના જુનાગઢ અને અમરેલી તેમજ કચ્છ પંથકમાં આવતીકાલથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આ વિસ્તારોને બાદ કરતા રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી